જેના પરિણામે ગુજરાત સ્વચ્છતા ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયુ છે જિલ્લા કેટેગરીમાં વલસાડ જિલ્લાને તૃતીય અને બ્લોક કેટેગરીમાં કપરાડા તાલુકાને દ્વિતીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે તેમ ગ્રામ વિકાસ કમિશનર કચેરી ગાંધીનગરની યાદીમાં જણાવાયુ છે

રાજ્યના જાહેર આરોગ્યની સુરક્ષાના પગલાંના ભાગરૂપે આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો

તેમણે વધુમાં ઉમેર્યું કે સંક્રમણની કોઈ શક્યતા ઊભીના થાય તે બરાબર સાફ થાય હેતુસર ટેબલો તેમજ ડિસ્પોઝેબલ સીટનો ઉપયોગ કરવામાં આવે તેનું ધ્યાન રખાશે

હવે આપ કોરોનાથી બચવા માટે મહત્વનો સંદેશ સાંભળશો માસ્ક અવશ્ય પહેરો એકબીજાથી સલામત અંતર જાળવો હાથ સાબુથી વારંવાર ધુવો નાક નો સ્પર્શ ટાળો ભીડભાડ થી દૂર રહી તો જ કોરોના હારશે તમે જીતશો કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે સઘન પ્રયાસો અને તકેદારી રાખવાથી કોરોના સંક્રમણથી બચી શકાય છે રાજ્યના મંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ લોકોને કોરોનાથી બચવાના ખાસ ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું છે

પેટલાદ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે

ગુજરાત ભાજપ દ્વારા વોટ્સએપ હેલ્પ ડેસ્ક શરૂ કરી સરકારની તમામ યોજનાની માહિતી લોકોને મોબાઇલ સ્ક્રીન ઉપર સુલભ બનાવી છે પ્રદેશ પ્રમુખ સી

પાટિલની જેમતથી બનેલી આ સેવા ને મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ખુલ્લી મૂકી ત્યારે સંગઠનના અનેક પદાધિકારી હાજર હતા

એક તરફ રાજકીય પક્ષો દ્વારા રાજકીય ગતિવિધિ તેજ બની રહી છે ત્યારે બીજી તરફ કોરોના મહામારી વચ્ચે ચૂંટણી પંચ પણ સજ્જ બન્યું છે મુખ્ય ચૂંટણી કમિશનર ડૉક્ટર એસ મુરલી ક્રિષ્નાએ ચૂંટણી નિરીક્ષકો અંગે આ રીતે વધુ માહિતી આપી

ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજની સમાંતર નવા બની રહેલા બ્રિજની કામગીરીને પગલે ભરૂચના કસક સર્કલથી શિતલ ચોકડી અને ભોલાવ ઓવરબ્રિજથી શીતલ ચોકડીને જોડતો માર્ગ ભારે વાહનો માટે એક માસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે